સત્ર દરમિયાન પંજાબ નેશનલ બેન્કમાં ક્રોડ નીરવ મોદી રફાલ સોદા જેવા મુદ્દાઓ પર હંગામો થવાની શક્યતા છે સાથે જ પૂર્વોત્તરના ત્રણ રાજયોની વિધાનસભ ચૂંટણીઓના પરિણામોનો ઉલ્લેખ પણ જોવા મળે તેમ છે એ ઉપરાંત ભૂતપૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિની ધરપકડનો મુદ્દો પણ ઉઠાવી શકાય તેવા સંકેત છે

વૈંકેયા નાયડુએ કહ્યું હતું પંજાબી ભાષાથી પોતાના સંબોધનની શરૂઆત કરતા તેમણે કહ્યું કે આપણાથી મોટાનું સન્માન કરવું આપણી સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ છે અને તે યુવા પેઢીને પ્રોત્સાહિત કરે છે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પાસે અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ પરંતુ સાથે જ તેમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે તેમની સ્વતંત્રતાથી બીજાની સ્વતંત્રતા અને સંવેદનાઓને ઠેસના પહોંચવી જોઈએ આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ પ્રસિધ્ધ ખેલાડી એસ મિલ્ખા સિંઘને ખેલરત્નથી પ્રોફેસર બી

સ્વામીને જ્ઞાનરત્નથી અને ઉઘોગપતિ સુનીલ કાન્ત મિત્તલને ઉઘોગ રત્નથી સન્માનિત પણ કર્યા હતા

ડી મારફતે ઓનલાઈન ડિગ્રી પ્રણાલીનું પણ ઉદઘાટન કર્યું હતું

સમગ્ર દેશમાં પરીક્ષાના સુચારૂ સંચાલન માટે બોર્ડ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ડાયાબીટીસની બિમારી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષાના હોલની અંદર ખાવાની વસ્તુઓ લઈ જવા સંમતિ આપવામાં આવી છે આ વર્ષથી સીબીએસઆઈવિશેષ બાળકોને ઈન્ટરનેટ વગેરે લેપટોપ ઉપર પરીક્ષા આપવા પણ સંમતિ આપી છે પરંતુ તે પહેલા કોમ્પ્યુટર શિક્ષક દખ્વારા કોમ્પ્યુટરની તપાસણી કરવામાં આવશે

સુત્રોના જણાવ્યા અનુસાર એક બોટ જુના જહાજ સાથે ટકરાયા બાદ બોટ ક્ષતિગ્રસ્ત થતા તેમાં ગાબડું પડવાને લીધે ડૂબી હતી જ્યારે બીજીબોટ દરિયામાં ડૂબેલી હાલતમાં પડેલી અન્ય બોટ સાથે ટક્કર થયા બાદ તૂટી પડી હતી ઉપરાઉપરી બે દિવસ બોટ દરિયામાં ડૂબી ગયાની ઘટના ઘટતા માછીમારોમાં ચિંતાની લાગણી ફેલાયેલી જોવા મળી રહી હતી

હાલમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે શરદી તાવ ઝાડા ઉલ્ટી જેવા રોગો દેખા જઈ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે